વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જમ્મુના કથુઆ તથા ઉત્તર પ્રદેશમાં મોરાદાબાદ અને અલીગઢમાં રેલીઓ સંબોધી હતી તેમણે કહયું કે એનડીએ સરકારે કોઈપણ ભેદભાવ વિના સમાજના બધા જ વર્ગોને લાભ થાય તેવી યોજનાઓ અમલમાં મૂકી છે તેમણે દોહરાવ્યું હતું કે આતંકવાદ ભ્રષ્ટાચાર અને ગરીબીના દૂષણો ડામવા તેમની સરકાર પ્રતિબધ્ધ છે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા વાડરાએ ગઈકાલે આસામના સિલ્ચરમાં રોડ શો યોજયો હતો લોકસભાની ચૂંટણીમાં તેમણે પ્રથમવાર ઉત્તર પ્રદેશની બહાર પ્રચાર કર્યો હતો

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં જાહેર સભામાં સંબોધન કરશે બાદમાં તેઓ બનાસકાંઠામાં રોડ શો યોજશે અને ડીસામાં જાહેરસભામાં સંબોધન કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે તેઓ આજે ભાવનગરમાં ચૂંટણીરેલીમાં સંબોધન કરશે

તેઓ બુધવારે સાબરકાંઠા સુરેન્દ્રનગર અને આણંદ જયારે ગુરૂવારે અમરેલીના જાહેરસભા સંબોધશે

તેઓ આવતીકાલે કોલમ પથાનમથ્થીટા અલપ્પુઝા અને તિરૂવનંતપ્રરમ્ ખાતે જાહેરસભાઓ યોજે તેવી શક્યતા છે શ્રી ગાંધી બૂધવારે કન્નરમા કાસરગોડ કોઝીકોડે અને કન્નુર જિલ્લાના યુ

ના નેતાઓને મળશે બાદમાં તેઓ વાપનાડમાં ચૂંટણી પ્રચારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

ચૂંટણીપંચના અધિકારીએ જણાવ્યું કે વાતાલી ગરદેવાડા ગરદેવાડા પુસોસોતી અને ગરદેવાડા વાંગેતુરી મતદાન મથકો પર ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે નક્સલવાદીઓના હુમલાના ખતરાના કારણે ચૂંટણી કર્મચારીઓ જે તે કેન્દ્રો પર પહોંચી શક્યા ન હતા આથી આ મતદાન કેન્દ્રોમાં આજે મતદાનના આદેશ અપાયા હતા

દરમિયાન કેન્દ્રિય મંત્રી સુષ્મા સ્વરાજે સમાજવાદી પક્ષના પીઢ નેતા મુલાયમસિંહ યાદવને આ મુદ્દે મૌન ન રહેવાની વિનંતી કરી છે

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું છે કે પાકિસ્તાની દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના નૌશેરા વિભાગમાં ભારતીય ચોકીઓ ઉપર ગોળીબાર અને તોપમારો શરૂ કર્યા હતા ભારતીય સેનાના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો

અથડામણના સ્થળેથી શસ્ત્રો તથા વિસ્ફોટકો સાથે માઓવાદીઓના મ્રતદેહો મળી આવ્યા છે સીઆરપીએફ જવાનો આ વિસ્તારમાં હજી પણ શોધ અભિયાન ચલાવી રહ્યા છે

બીજી મેચમાં ચેન્નાઈએ કોલકત્તા નાઈટ રાઈડર સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો ચેન્નાઈએ સ્પર્ધાની આઠ પૈકી સાત મેચોમાં વિજય મેળવ્યો છે આજે રાત્રે આઠ વાગે રમાનારી મેચમાં મુંબઈ તથા બેંગલોર વચ્ચે મુકાબલો થશે

ગયા શૂક્રવારે સર્વોચ્ચ અદાલતે આ અરજીની સુનાવણી હાથ ધરવાની સંમતી આપી હતી

અરજીદાર મિનાક્ષી લેખીએ ગયા શુક્રવારે કરેલી અરજીમાં એવું જણાવ્યું હતું કે રાફેલ યુદ્ધ વિમાન અંગે સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદા બાબતે શ્રી રાહુલ ગાંધી દ્વારા કરાયેલા વ્યકિતગત નિરીક્ષણોથી અદાલતનો અનાદર થાય છે તથા પૂર્વગ્રહ યૂક્ત વલણ ઉભી થવાની શક્યતા નકારી શકાય નહીં

પ્રધાનમંત્રી નવા વર્ષમાં સહુને સારું આરોગ્ય મળો તેવી શુભેચ્છા પાઠવી છે તેમજ નવું વર્ષ સહુના જીવનમાં હર્ષોલ્લાસ ફેલાવે તેવી શુભકામના વ્યક્ત કરી છે

જો કે ધિરાણ માટે મજૂરી આપી દેવામાં આવી છે પરંતુ ભંડોળ હજુ સુધી આપવામાં આવ્યું નથી